ગુનેગારોને ફાંસી આપવાનું મૃત્યુ વોરંટ બહાર પાડી દીધું છે

દેશના લેહ ને લદાખ પ્રદેશમાં ભારે બરફ વર્ષા અને હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે ઇરાકના પશ્ચિમ ભાગમાં બે વીમાન મથકો ઉપર અમેરીકા અને તેના સાથી દળો પર એક ડઝનથી વધારે રોકેટોથી હુમલો કરાયો છે ભારત શ્રીલંકા વચ્ચેની બીજી આંતરરાષ્ટ્રીય ટી ટવેન્ટી મેચ ભારતે સાત વિકેટે જીતી લીધી છે

ગઇકાલે નવી દિલ્ફીમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતાં તેમણે કહયું હતું કે વર્તમાન સરકાર સામે ભ્રષ્ટાયારનો એક પણ આરોપ નથી આ પ્રસંગે ગૃહમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીના જીવન અને પ્રધાનમંત્રી તરીકેના કાર્ય પર આધારીત પુસ્તક કર્મ યોધ્ધા પુસ્તકનું વિમોયન કર્યુ હતું ઉપસ્થિત લોકોને સંબોધતાં શ્રી અમિત શાહે ઉમેર્યુ હતું કે એનડીએ સરકારે ખેતી આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં સંખ્યાબંધ સુધારા કર્યા છે તેમણે કહયું હતું કે નરેન્દ્ર મોદી સરકારે રાજકારણમાં તૃષ્ટીકરણ જ્ઞાતીવાદ અને વંશવાદને નાબુદ કર્યા છે

અધિક સત્ર ન્યાયાધીશ સતીષકુમાર આરોરાએ ગઇકાલે સાંજે આ આદેશ બહાર પાડ્યો હતો નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસના ગુનેગારો મુકેશ વિનય શર્મા અક્ષયસિંઘ અને પવન ગુપ્તાને મૃત્યુદંડ અપાશે

ફાંસી આપવાના વોરંટ માટે અરજી કરનાર નિર્ભયાની માતાએ કહ્યું હતું કે તેણે ન્યાય માટે સાત વરસ રાહ જોઈ છે તેમણે ઉમેર્થું હતું કે આ યુકાદાથી લોકોનો ન્યાય તંત્રમાં વિશ્વાસ વધુ સુદૃઢ બનશે યુકાદાથી તેમની પુત્રીને અને દુષ્કર્મનો ભોગ બનનારી દેશની અન્ય દીકરીઓને ન્યાય મળશે દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ યુકાદાને આવકારતાં કહ્યું હતું કે નિર્ભયાને ન્યાય અપાયો છે પોતાના ટ્વીટ સંદેશમાં મંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી અદાલતનાં યુકાદાથી મહિલાઓને શક્તિ મળશે અને લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ દૃઢ બનશે

મહેસુલ સચિવ ડોકટર અજય ભુષણના અધ્યક્ષ પદે આ પરિષદ થોજાઇ હતી આ બહ્ હેતુક પરીષદમાં વસ્તુ અને સેવા કરને વધુ સરળ બનાવવા તેમજ જીએસટી અને મહેસુલી આવકમાં છીંડા પુરવા અંગે ચર્ચા વિચારણા થઇ હતી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 તેમાં જીઐસટીસી સીબીડીટી સીબીઆઇસી એફઆઇયુ મહેસુલ વિભાગ ડીજીજીઆઇ અને રાજયો વેરા વહીવટી તંત્રો વગેરે જેવી વિવિધ સરકારી સંસ્થાઓ વચ્ચે આ માહિતીની આપ લે અંગે ચર્ચા થઇ હતી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 પરીષદમાં વિવિધ રજુઆતો પણ કરવામાં આવી હતી બેઠક દરમિયાન રીફંડના ખોટા દાવા પર અંકુશ લાવવા માળખુ રચવા અને ઝડપી ઉપાયો કરવા તેમજ આ દાવાઓની યકાસણી માટે કેન્દ્ર અને રાજયના વેરા અધિકારીઓની એક સમિતિ રચવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું આ સમિતિ એકાદ અઠવાડીયામાં વિગતવાર કાર્યવાહી નકકી કરશે અને આ માસના અંત સુધીમાં સમગ્ર દેશમાં તેનો અમલ કરાશે વિવિધ સંસ્થાઓ વચ્ચે માહિતીની આપ લે માટે એક સમજુતી કરાર કરાશે અને વાર્ષિકના બદલે ત્રિ માસીક ધોરણે માહિતીની આપ લે કરાશે પરીષદમાં વિદેશી નાણાંની આવક માટે અને રીફંડની પુર્ણ યુકવણી માટે એક જ બેંક એકાઉન્ટ પુરૂ પાડવાનું સુચન પણ કરવામાં આવ્યું હતું

કર્મચારી અને તાલીમ વિભાગ પરનો વહીવટ આ મંત્રાલય અધ્યક્ષ છે સતર્કતા કમિશ્નર શરદક્રમાર ગઇકાલે નવી દિલ્ફીમાં મંત્રીને મળ્યા હતા અને હાલ પંચ સમક્ષ પહેલા તકેદારી કેસોની સ્થિતિ અંગે માહિતી આપી હતી

શ્રી શરદ કુમારે મંત્રીને જણાવ્યું હતું કે બેંક ગેરરીતીઓ અંગેના સલાહકાર બોર્ડની કામગીરી સારી રહી હતી ગયા વર્ષે ઓગષ્ટ માસમાં આ બોર્ડની રચના કરવામાં આવી હતી તકેદારી પંચની કામગીરીમાં તાજેતરની સીધ્ધીઓ વિશે તકેદારી કમિશ્નરે જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલયોના મુખ્ય તકેદારી અધિકારીઓ માટે મજબુત અને સર્વગ્રાફી ઓનલાઇન જાણકારી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ડોકટર સીંગે ગઇ પહેલી નવેમ્બરથી દાખલ કરવામાં આવેલી ઇ ઓફીસની કામગીરીની પણ સમીક્ષા કરી હતી

કર્મચારી અને તાલીમ વિભાગના ગઇકાલે બહાર પડાયેલા કાર્યાલય આદેશમાં જણાવ્યું છે કે હવે જમ્મુ કાશ્મીર રાજ્ય કેડર રદ કરવામાં આવી છે

તેમાંથી બાર હજાર ટનથી વધારે ડુંગળી દેશના વિવિધ બંદરો ઉપર આવી ચુકી છે શ્રી પાસવાને વધુમાં જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોએ તેમની માંગ પાછી ખેંચી લીધી છે પરંતુ તેમના મંત્રાલયે આ રાજ્યોને અગાઉ માંગણી કરેલા જથ્થા જેટલી ડુંગળી ઉપાડવાનું કહેતો પત્ર લખ્યો છે

આ એલાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે જનજીવન સામાન્ય જાળવી રાખવા જરૂરી તમામ પગલાં લીધા છે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા કથિત લોકવિરોધી નીતીઓના વિરોધમાં આજના બંધનું એલાન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કારણને ટેકો આપે છે પરંતુ હડતાળની વિરુદ્ધ છે સૂચિત હડતાળને ધ્યાનમાં રાખીને કોલકાતા અને તેની આસપાસ સલામતી વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અશાંતિ સંભવિત વિસ્તારોમાં વધારાની પોલીસ ટુકડીઓ તહેનાત કરાઈ છે

અમેરીકાની લશ્કરી પાંખ પેન્ટાગોને જણાવ્યું હતું કે ઇરબીલ અને અલ અસાદ મથકો ઉપર ઓછામાં ઓછા બે સ્થળોએ હ્મલો કરવામાં આવ્યો છે આ ફુમલામાં કોઇ જાનહાની થઇ છે કે કેમ તે ફજી સુધી જાણી શકાયું નથી અમેરીકાના ફ્રોન ફુમલામાં ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીના મોતના બદલામાં ઇરાન તર્ફી જુથી ધ્વારા અલ અસાદ હવાઇ મથક પર આ હૂમલો કરાયો હતો